મહા વાવાઝોડાની ટક્કર ટળી જતાં દરિયાઇ જિલ્લામાં સૌએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ રાહત બચાવ તંત્ર પોતાની સજજતા અને સતકંતા જાળવી રાખશે વાવાઝોડું ભલે ફંટાઇ જાય પણ જતા જતા ભારે વરસાદ અનેક સ્થળે આપશે તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી છે ગાંધીનગરમાં યોજાયેલી કેબિનેટ બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં કૃષિમંત્રી આર

ફળદુએ કહ્યું હતું કે વાવાઝોડું મહાઆફતમાંથી હવે ગુજરાત ઉગરી જશે એ જાણી સૌ કોઇને આનંદ થયો છે

સૌરાષ્ઠના દરિયાકાંઠે પવન ક્રંકાવો શરૂ થયો છે અને સાથે વરસાદ પણ પડતો જાય છે પોરબંદર વેરાવળ ગઢડારાજકોટ ધોરાજી જામનગર બોટાદ બરવાળા જેવા અનેક સ્થળો ઉપર ભારે ઝાપટાં નોંધાયા છે

ગણદેવીની ધોલાઇ બંદરે પણ સાવચેતીના પગલાં ભરાયા છે

જ્યારે પોરબંદર રાજકોટ નવસારી વલસાડ તથા દાદરાનગર હવેલીમાં સાતમી નવેમ્બર સવારથી ભારે પવન ક્રંકાવાની આગાહી છે

અરધો મીટર ઉંચા મોજા ઉંછળવાની શક્યતા હોવાથી બંદરો પર સાવચેતીના પગલાં ભરવા કહેવાયું છે

મહા વાવાઝોડું નબળું પડ્યું હોવા છતાં સાવચેતીના પગલાંરુપે રાજ્ય વહીવટીતંત્ર દ્વારા દરિયાકાંઠાના વિસ્તારો ઉપરાંત અને જિલ્લાઓમાં રાહત અને બચાવ કાર્યો માટે પૂર્વ તૈયારી કરવામાં આવી છે

સંભવિત મહા વાવાઝોડાની આગાહીના સંદર્ભે અમદાવાદ જિલ્લાના વિકાસ અધિકારીશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને બેઠક યોજી આગોતરા પગલાંઓ માટે આયોજન કરવામાં આવ્યું છે

જરૂરિયાતની સ્થિતિમાં અમદાવાદ જિલ્લાના કંટ્રોલ રૂમને નંબર છે

કૃષિમંત્રી આર

ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા શ્રી ફળદુએ ઉમેર્યું હતું કે ખેડૂતોના ફોન નહીં ઉપાડતી વિમા કંપનીને બ્લેક લીસ્ટ કરવાની ચીમકી પણ આપવામાં આવી છે

ગુજરાત વિધાન સભાના અધ્યક્ષે કોંગ્રેસના તાલાળા બેઠકના ધારાસભ્ય ભગવાન બારડને ગેરલાયક ઠરાવતો પોતાનો આદેશ પાછો ખેંચ્યો છે વિપક્ષ કોંગ્રેસ માટે રાહત રૂપ એવા આ સમાચારમાં તાલાળાના ધારાસભ્ય શ્રી બારડને દોષિત ઠરાવતા યુકાદા સામે રાજ્યની વડી અદાલતે મનાઈ હુકમ આપ્યો હોવાને કારણે તેમને ગેરલાયક ઠરાવતો આદેશ પાછો ખેંચવામાં આવ્યો છે

જેને પગલે રાજ્ય વિધાનસભાના અધ્યક્ષ શ્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા તેમને વિધાન સભામાંથી ધારાસભ્ય તરીકે ગેરલાયક ઠરાવવામાં આવ્યા હતા

કોંગ્રેસના ફજુ બે અન્ય ધારાસભ્યો પણ ગેરલાયક જાહેર થયેલા છે અને તેની બાબત પણ કોર્ટમાં પેન્ડિંગ છિ ગાંધીનગરના સાંસદ અને ગૃહ્મંત્રી અમિત શાહની સૂચના પ્રમાણે અમદાવાદ શહેરના છુટાછવાયા વિસ્તારમાં આવેલી જર્જરીત તથા ભયજનક ઓવરહેડ ટાંકીઓ ઉતારી લેવાનું કામ વેગ પકડવા લાગ્યું છે

બોપલ ખાતે પાણીની ટાંકી તૂટી પડવાની કરૂણ દુર્ઘટના બન્યા બાદ તુરંત શ્રી શાહે તંત્રને સૂચના આપી પગલાં ભરવા કહ્યું હતું

તેવા વિસ્તારના રહીશોને ટેન્કર મારફતે પાણી પુરૂ પાડવાની વ્યવસ્થા કરાઇ છે વડનગર ખાતે બે દિવસીય તાના રીરી મહોત્સવનો આજથી આરંભ થયો છે

દરમ્યાન તાના રીરી મહોત્સવમાં આજે ગીનીસ રેકોર્ડ લિમ્કા બુક ઓફ રેકોર્ડ અને વર્લ્ડ રેકોર્ડ બુક ઓફ ઇન્ડિયા એમ ત્રણ વિશ્વ રેકોર્ડ થયા છે

એક મિનિટમાં શીતલબેન બારોટ દ્વારા નવ અલગ અલગ ચહેરાના ભાવો નવ રસ પ્રમાણે રજૂ કરાતા વિક્રમ નોંધાયો હતો

પ્રથમ મેચ બાંગ્લાદેશે જીત્યા બાદ ત્રણ મેચની આ ટુર્નામેન્ટમાં રાજકોટ ખાતે રમાનારી મેચ ખૂબ જ નિર્ણાયક બની રહેશે

બલરામ ક્ષત્રિય ફૂટબોલ દ્રોફીના આજે રમાયેલા ફાઇનલ મેચમાં નિયમિત સમય દરમિયાન સ્કોર એક એક ગોલથી બરાબર રહેતા મેયનો નિર્ણય પેનલ્ટી શૂટ આઉટથી કરવામાં આવ્યો હતો મેચના પ્રથમ હાફમાંજ અમદાવાદના જય કાનાણીએ ગોલ કરીને ટીમેને એક ગોલથી સરસાઈ અપાવી હતી